સર્વોચ્ચ અદાલતે શારદા ચીટફંડ કૌભાંડ કેસમાં કોલાકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને ધરપકડ સામે રક્ષણ આપતાં તેના આદેશને દૂર કર્યો છે લોકસભાની સાતમા અને આખરી તબક્કાની યોજાનારી ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુણવત્તા આધારિત ઇમીગ્રેશન પદ્ધતિની જાહેરાત કરી છે

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે સીબીઆઈને આ કેસમાં કાયદા અનુસાર કામગીરી કરવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ શારદા ચીટફંડ કૌભાંડ કેસની તપાસ કરતી પશ્ચિમ બંગાળ પોલીસની ખાસ તપાસ ટીમનું નેત્રત્વ કરનાર રાજીવ્કમારને કસ્ટડીમાં લઈને તેમની વધુ પૂછપરછ કરવી જરૂરી છે તેમ અદાલતમાં કહ્યું હતું

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો જાહેર પ્રચાર ગઇકાલે રાતે પ્રરો થયો ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં યોજેલા રોડ શો વખતે થયેલી હિંસાની ઘટનાના પગલે ચૂંટણી પંચે બંગાળમાં જાહેર પ્રચાર નિર્ધારિત સમય કરતા વહેલો પૂરો કરવાનો નિર્ણય લીધો હતો

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગઇકાલે મતદારોને રીઝવવાના સઘન પ્રયાસો કર્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખારગોનમાં રેલીને સંબોધશે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ભાજપના ઉપાધ્યક્ષ શિવરાજ ચૌહાણ અને રાજ્ય અધ્યક્ષ રાકેશસિંગ માલવા નીમદ વિસ્તારોમાં રેલીઓમાં સંબોધન કરશે જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી કમલનાથ વરિષ્ઠ નેતા દિગવિજયસિંહ અને અરૂણ યાદવ પણ રાજ્યમાં પ્રચાર તા

ઉત્તર પ્રદેશમાં રાજનાથસિંહ રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે પી નઙા અને મનોજસિંહા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ જુદા જુદા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા મિરઝાપુર અને પદરોનામાં રોડ શો યોજશે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેવોરિયા જિલ્લામાં રેલી યોજશે મિરઝાપુર અને ચંડોલીમાં બસપા સપા અને આરએલડી પક્ષની સંયુક્ત રેલીમાં પક્ષના વડાઓ હાજર રહેશે હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લામાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં રાહલ ગાંધી ચૂંટણી રેલીમાં સંબોધન કરશે આજે સાંજે છ વાગે ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે

આ બંને અધિકારીઓમાં ડાયમન્ડ હાર્બરના વિભાગીય પોલીસ ઉપઅધિકારી મિથુન્કમાર ડે અને એમહર્સ્ટ પોલીસ મથકના ઇન્ચાર્જ કૌશિક દાસનો સમાવેશ થાય છે

કોલકાતામાં તાજેતરમાં થયેલી ચૂંટણી હિંસાના બનાવના સંદર્ભમાં આ કાર્યવાહી કરાઈ છે

કેટલાંક વિરોધ પક્ષોએ આ ટિપ્પણી બાદ ભાજપની ટીકા કરી હતી બાદમાં પ્રજ્ઞા સિંગ ઠા્કરે તેમના નિવેદન અંગે માફી માંગી હતી અને તેઓ મહાત્મા ગાંધીનો આદર કરે છે તેમ જણાવ્યું છે

આ નવી નીતી મુજબ વિદેશી નાગરિકની ઉમર જ્ઞાન રાજગારની તકો વગેરે મુદ્દા આધારિત તેમણે મેળવેલા પોઇન્ટના આધારે કાયમી નાગરિકત્વ અપાશે

આ ઉપરાંત વિદેશથી આવનારને અંગ્રેજી ભાષાની તથા નાગરિકોની જવાબદારી અંગેની પરીક્ષાઓ આપવી પડશે

દરમિયાન કેન્દ્રીય નાણામંત્રાલયન અધિક સચિવ દેવાસીસ પાંડાએ ગઇકાલે વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બેન્કિંગ સેવાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

ગઇકાલે મુંબઈમાં ભારતીય ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત નીતીવિષયક બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે અર્થતંત્રના સર્વગ્રાહી તથા સર્વસમાવેશ વિકાસ માટે દરેક જિલ્લાના વિકાસને કેન્દ્રમાં રાખવો જરૂરી છે ચીન તથા અમેરિકા વચ્ચે શરૂ થયેલા વેપાર ક્ષેત્રના યુદ્ધના કારણે સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર ઉપર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે ત્યારે ભારતની નિકાસમાં વધારો નોંધાયો છે

તેવા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના દાવાને ઓક્સફર્ડ ડિક્શનરીએ નકારી કાઢચો છે ટ્રવીટર પર જણાવવામાં આવ્યું છે કે શ્રી રાહલ ગાંધીએ દર્શાવેલ મોદીલાય શબ્દ અંગેની વિગત બનાવટી છે અને ઓક્સફર્ડ ડિકશનરીમાં તે સમાવવામાં આવી નથી

દરમિયાન ભાજપના નેતા અમિત માલવીયાએ ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા કરાયેલી સ્પષ્ટતાના પગલે શ્રી રાહુલ ગાંધીની ટીકા કરી છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જજ્ઞાવ્યું છે કે ભારત તમામ પ્રકારના અને સ્વરૂપના આતંકવાદનો વિરોધ કરે છે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના પૂર્વ પશ્ચિમ તેલ પાઇપલાઇનના પંપ સ્ટેશનો ઉપર ડ્રોન વડ કરાયેલા હુમલામાં પંપ સ્ટેશનોને નુકસાન થયું હતું